હોવાનું સરકારે નકારી કાઢ્યું

દરખાસ્તના

કેન્દ્ર અને આસામ સરકારે ખોટી રીતે નોંધમી કરાવેલા લોકો અંગે આ રજુઆત કરી હતી મુખ્ય ન્યાયાધીશ શ્રી રં ન ગોગોઇ અને ન્યાયાધીશો શ્રી આર

નરીમાનની ખંડપીઠે આસામના નોંધણી રજીસ્ટ્રાર પ્રતિક હાજેલાની રજુઆત માન્ય રાખી હતી સરકારે રજુઆત કરી હતી કે ભારતમાં પુનર્વસવાટ કરનારનું કેન્દ્ર ન બનવું જાઇએ તેમણે બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં ખોટી રીતે નોંધણી થઇ હોવા અંગે શંકા વ્યક્ત કરી હતી

આજે રાજ્યસભામાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર અંગે કરેલા દાવા બાબતે તેઓ નિવેદન કરી રહ્યા હતા તેમણે ગૃહને ખાતરી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા બાબતે શ્રી ટ્રમ્પને કોઇ રજુઆત કરી નથી તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સાથે કોઇપણ વાતચીત શરૂ થતાં પહેલા સરહદ પરના આતંકવાદની સમસ્યા ઉકેલાવી જાઇએ

તેમણે માગણી કરી હતી કે પ્રધાનમંત્રીએ ગૃહમાં આવીને આ મુદ્દે ખુલાસો કરવો જાઇએ

પી

ના ડી

વિરોધપક્ષની હોહા વચ્ચે ગૃહની બેઠક મોકૂફ રહી હતી જા કે ફરી મળી ત્યારે કોંગ્રેસ ડાબેરી પક્ષો તૃણમૂલ કોંગ્રેસ સમા વાદી પાર્ટી અને અન્યના સાંસદો ગૃહની મધ્યમાં આવી ગયા હતા અને પ્રધાનમંત્રીના નિવેદનનની માગણી કરીહતી ઉપસભાપતિ હરિવંશે પ્રશ્નોત્તરી યલાવવા પ્રયત્ન કર્યો પરંતુ ઘોંઘાટ ચાલુ રહ્યો હતો

દરમિયાન અમેરિકાની કોંગ્રેસના સાંસદ બ્રાડ શેરમેને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન અંગે માફી માંગી છે ટ્વીટર પર તેમણે ણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ક્ષોભ નક ભૂલ કરી છે ભારતીય રા દૂત ફર્ષ શ્રૃંગલલાને તેમણે કહ્યું કે દક્ષિણ ઐશિયાની વિદેશ નીતિ જાહેર છે અને ભારત ત્રીજા પક્ષની મધ્યસ્થ સ્વીકારતું નથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રકારનું સૂચન ન કરે

રાજ્યસભામાં ત્રણ વાર ગૃહ મુલતવી રહ્યા બાદ ફરી જ્યારે ગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે પ્રધાનમંત્રી ગૃહમાં સ્પષ્ટતા કરે તેવી માગણી કરી હતી

કોંગ્રેસ ડાબેરી પક્ષો સમા વાદી પાર્ટી તુણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ વિરોધ કરી ગૃહત્યાગ કર્યો હતો અગાઉ રાજ્યસભામાં ગૃહના નેતા થાવરચંદ ગેહલોતે વિરોધપક્ષની માગણી નકારી કાઢી હતી

ગૃહની બેઠક મળતાં વિરોધપક્ષે દેખાવો અને સૂત્રોચ્યારો કર્યા હતા તથા આ અંગે પ્રધાનમંત્રી સ્પષ્ટતા કરે તેવી માંગણી કરી હતી કોંગ્રેસના નેતા અધિર રં ન ચૌધરીએ ણાવ્યું કે ભારતે કોઇની પણ સામે ઝુકવું ન જાઇએ

સંસદ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ મુદ્દે સૂત્રોચ્યારનો મતલબ નથી લોકસભામાં થયેલી હારને કોંગ્રેસ ખમી શકી નથી સરકારે કાશ્મીર મુદ્દે કોઇની પણ મધ્યસ્થી સ્વીકારી નથી એ સ્પષ્ટતા કરી છે

મંત્રીમંડલની પ્રથમ બેઠકમાં ખેડૂતોની પેન્શન યો નાને મંજુર કરાઇ છે આ ઉપરાંત પીએમ કિસાન થો નાનો લાભ તમામ ખેડૂતોને આપવામાં આવ્યો છે અને વાર્ષિક છ હજાર રૂપિયા સહાય આપી છે

વિદેશીઓમાં મૂળ ભારતીયો તથા બિનનિવાસી ભારતીયોનો પણ સમાવેશ થાય છે જા કે તેમાં સરકારી કર્મચારી કે જાહેર સાહસના કર્મચારીઓનો સમાવેશ થતો નથી વિજ્ઞાનીઓ કે ડોક્ટરો તેમાં અપવાદ છે

રાજ્યસભામાં ઉર્જામંત્રી આર

નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી આ જ્યોતને લીલીઝંડી દર્શાવી રવાના કરી હતી અને તે કારગીલ યુદ્ધ સ્મારક સુધી પહોંચવાની છે હવે તે લેહથી દ્રાસ થઇને કારગીલ પહોંચશે

તેઓ ટૂંક સમયમાં તેમનું મંત્રીમંડળ જાહેર કરશે તેમાં મૂળ ભારતીય પ્રીતિ પટેલ અને ઋષિ શોનકનો સમાવેશ થાય તેવી આશા છે